ગઈકાલે કોંગ્રસ છોડી ભાજપમાં જોડાયલા જવાહર ચાવડાને કેબીનેટ મંત્રી અને યોગેશ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજયમંત્રી બનાવાયા છે

આજે રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાજયપાલ ઓમ પકાશ કોહલીએ નવા મંત્રોઓ ન હોદા અને ગુપ્તતાના સપથ લેવડાવ્યા હતા નવા મંત્રઓ સંભવતઃ સોમવારે તેમનં પદ સંભાળશે તેઓને ખાતાંની ફાળવણી હજૂ થઈ નથી ચદ્રવદન પટણી પોલીયો રસોકરણ બાળલકવા નાબુદીના ધ્યેય સાથે આવતીકાલે સમગ્ર રાજયની સાથે કચ્છ જિલ્લામાં પાંચ વર્ષની વય સધીના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે આવતીકાલે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે જિલ્લામાં લગભગ પોણા ચાર લાખ જેટલા બાળકોને આવરો લવામાં આવશ

આરોગ્ય નિયામક ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમાં જોડાશે

ચદ્રવદન પટણી કચ્છ મહિલાને અવોડ ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિતે નવી દિલ્હી પાસે યોજાયેલા કાર્યકમમાં નારી શકિત પુરસ્કારો એનાયત કરાયા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રસ્કારો એનાયત કરાયા હતા કચ્છના ભચાઉ તાલુકાના ખારોઈના મેગબન રબારીને ભરતકામ ક્ષેત્રે ઉત્કષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરાયા હતા

ના સફળ અમલીકરણ બાદ નાગરિકો વધુ મહેસુલી સેવાઓ ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન મેળવી શકે તે માટે વધુ આઠ સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે

પરંતુ મખ્ય જંગ ભાજપના ઉમેદવાર ભોમિક વચ્છરાજાની અને કોંગસના ચેતન શાહ વચ્ચ ખેલાઈ રહયો છે હેતલબેન સિંઘ સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી ચૂટણી લડે છે

આ કેસોમાં ફોજદારી સમાધાનના કેસો બેંક વસલાત શ્રમિકોનો વિવાદ મહેસલી કેસો વિગેરે નો સમાવેશ થાય છે

ત્રણ દિવસીયના મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યકમ શોભાયાત્રા જલયાત્રા સાંસ્કતિક કાર્યક્રમો દાતાઓના સન્માન વિગરેન આયોજન થયું હત જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો